આરોગ્ય કમિશ્નર જે

શિવહરેએ ભારપુ ર્વક જણાવ્યુ છે કે રાજયમાં કોઈએ પણ ગભરાવવાની જરૂર નથી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાઈરસ સામે લડવા તંત્ર સંપુર્ણ સજ્જ હોવાનું જણાવ્યુ છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે સાવચેતીના પગલારૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે જામનગરમાં હોમિયોપેથી ડોક્ટરો કોરોના વાઈરસને નિપટવા લોકોને નિશુલ્ક દવાઓનું વિતરણ કરી રહ્યા છે હોમિયોપેથી મેડીકલ એશોસિએશન દ્રારા દવાઓ આયુ ષ મંત્રાલય અને સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ રિસર્ચ ઈન હોમિયોપેથી દ્રારા પ્રમાણીત કરાયેલી દવાઓનું વિતરણ કરાય છે

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યુ કે આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાયુ છે જેનો રિપોર્ટ રવિવાર સુધી આવવાની સંભાવવના છે દર્દીને આઈસોલેશન વોર્ડમાં રખાયો છે

જેમાં કોઈને પણ કોરોના વાઈરસ જણાયો નથી

આશુ તોષ અંતાણી કોરોના આરોગ્ય સુ ચનાઓ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોવેલ કોરાના વાયરસથી બયવા માટે કેટલાક સુરક્ષિત પગલા લેવાની લોકોને સલાહ આપી છે લોકોએ ભીડવાળા કાર્યક્રમોથી દુર રહેવા પણ સલાહ અપાઈ છે જો કોઈને ખાંસી અથવા તાવ જણાય તો અન્ય લોકોનો સંપર્ક કરવો નહીં લોકોને હાથ સાફ કર્યા વગર આંખોનાક અને મોંઢાને સ્પર્શ નહીં કરવાની પણ સલાહ અપાઈ છે જાહેર સ્થળોએ થુ કવુ નહીં દરેક લોકોએ પાણી અને સાબુ અથવા આલ્કીહીલથી હાથ સાફ કરીને તેની ટેવ પાડવી જોઈએ લોકોએ ખાંસી વખતે મોંઢા અને નાકને હાથરૂમાલ કે ટીસ્યુ પેપરથી ઢાંકવુ જોઈએ ટીસ્યુનો ઉપયોગ કર્યા બાદ તેણે તાત્કાલિક કચરા પેટીમાં નાખીને પેટી બંધ કરવી જોઈએ

આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુ સાર રાજય સરકારે કલેક્ટરોની બે સમિતી બનાવી છે

તે પાછળ રૂપિયા સાત કરોડનો ખર્ચ થશે હાલે આ જળ બંધ માંથી ત્રણ ફજાર હેક્ટર જેટલા ખેત વિસ્તારની જમીનને પિયત સિંચાઈનો લાભ મળે છે હવે જમણાકાંઠા વિસ્તારમાં વધુ બે જ્જાર આઠસો હેક્ટરને સિંચાઈના પાણીનો લાભ આપવા નહેરો બનાવવાના ટેન્ડર બહાર પાડી પ્રકિયા હાથ ધરાઈ હોવાનું સુ ત્રોએ જણાવ્યુ છે